બીજી વખત પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમની આ બીજી કડી હશે આ કાર્યક્રમ આકાશવાણી અને દ્વરદર્શનના તમામ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે આ કાર્યક્રમ આકાશવાણીની વેબસાઈટ ડબલ્યુડબલ્યુ ડોટ ઓલ ઈન્ડિયા રેડિયો ડોટ જીઓવી ડોટ ઈન પરથી પણ ઉપલબ્ધ થશે આ કાર્યક્રમનું હિન્દીમાં પ્રસારણ થયા બાદ તુરંત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારણ કરવામાં આવશે પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું સાંજે આઠ વાગ્યે પુન પ્રસારણ કરાશે

ફળદુએ જણાવ્યું હતું કે કુલપતિ તરીકે કૃષિ સંલગ્નમાં જ્ઞાન ધરાવતી વ્યક્તિની નિમણૂંકમાં હવે ક્રષિ અર્થશાસ્ત્રની વિશિષ્ટ લાયકત તો ઉમેરો કરવામાં આવ્યો છે

મંત્રીશ્રી ફળદુએ જજ્ઞાવ્યું કે આ સુધારા વિદેયકમાં કૃષિ યુનિવર્સિટીમાં કૃષિના કોઈપણ અભ્યાસક્રમની મંજૂરી હવે રાજય સરકારના ક્રષિ વિભાગ પાસે લેવાની રહેશે આરતીબેન ભદ્દ રેલ્વે વિભાગ ટિકિટ રેલ્વે વિભાગ દ્રારા ટ્રેનમાં મુસાફરી શરૂ કરતા પેસેન્જરોને વિના ઝડપથી ટિકિટ મળી રહે તે માટે ઓપરેશન પાંચ મિનિટ નામ સાથેનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે જે ટિકિટ બુકિંગનો સમય ઘટાડવાના ઉદેશ્ય સાથે શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત એપ તેમજ એટીવીએમથી પણ લોકો લાઈનમાં ઉભા રહ્યા વિના ટિકિટ મેળવે મેળવે તે માટે રેલ્વે વિભાગ દ્રારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે

એસ

એસ એફના કમાડન્ટ સંજય શર્માએ વિગતો આપતા જણાવ્યુ હતું આરતીબેન ભદ્દ ભુજિયાનો મેળો આગામી દિવસોમાં શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જિલ્લાના મુખ્ય મથક ભુજ નજીકના ભુજીયા ડુંગર પર ભુજંગદેવ ખેતરપાળ દાદાની નાગપંચમીની સવારી નીકળવાની સાથે તે દિવસે પરંપરાગત ભુજીયાનો મેળો યોજાશે આ સાથે જ કચ્છમાં શ્રાવણી મેળાઓના તહેવારોની શરૂઆત થશે આગામી પાંચમી ઓગષ્ટને સોમવારે રાજાશાહીના દરબારગઢ ખાતે આવેલ પ્રાગમહેલથી નાગપંયમીની સવારી નીકળશે તેમજ ભુજિયા ડુંગર પર આવેલ સ્થાનક પર પુજા અર્ચનાના કચ્છ રોહા જાગીરના ઠાકોર દ્રારા કરવામાં આવશે

આ પ્રસંગે ભારતી તટરક્ષક દળ દ્રારા આયોજીત કાર્યક્રમમાં કારગીલના જવાનોને યાદ કરવામાં આવ્યા હતો ભાવિ પેઢીના યુવાનોને નેવી અને કોસ્ટગાર્ડમાં જોડાવા આહવાન કરવામાં આવ્યુ હતું